વી સીંધુ અને સાઈના નહેવાલ પોતાની રમત આગળ વધારશે

જયશંકરે કહ્યું છે કે ભારતને પોતાના એક પાડોશી સાથે ખાસ પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અને આ પડકાર તેનો વ્યવહાર સામાન્ય બને અને સરહદ પારના આતંકવાદ વિરૂધ્ધની કાર્યવાહી થાય તયાં સુધી યાલુ રહેશે

તેમણે ભારપુર્વક જણાવ્યું કે પાકિસ્તાને કબજા કરેલું કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો છે અને આશા છે કે એક દિવસ તે ભારતના અધિકારક્ષેત્રમાં હશે શ્રી જયશંકરે કહ્યું કે ભારતે પીઓકે માટે હંમેશા એક જ વલણ રાખ્યું છે કે તે ભારતનું અભિન્ન અંગ છે

કારણ કે તે ભારતનો આંતરિક મામલો છે

તેમણે કહયું કે ભારતીય સંરક્ષણ ઉદ્યોગ પોતાની વાસ્તવિક ક્ષમતાને અનુરૂપ નથી રહયો ભારત જેવો વિશાળ અને વૈશ્વિક મહત્વ ધરાવતો દેશ હથિયારો માટે આયાત પર નિર્ભર ના રહી શકે

તેમણે દેશના આઈટી ઉદ્યોગનો ઉલ્લેખ કરતાં કહયું કે દેશને સંરક્ષણ આર્ટીફીસીયલ ઈન્ટેલીજન્સમાં એક મહત્વપુર્ણ શકિત બનાવવા માટે રાષ્ટ્રીય સુરક્ષામાં આર્ટીફીયલ ઈન્ટેલીજન્સને પ્રોત્સાહન આપવાનો એક રોડમેપ તૈયાર થઈ રહ્યો છે

પ્રવર્તન નિદેશાલય ઈ ડી એ નાણાકીય વ્યવહારની કેસમાં શિવકુમારની ત્રીજી સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી પોલીસ દ્વારા પૂછપરછ પૂરી થતા તેમને ગઈકાલે અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા વિશેષ ન્યાયાધીશ અજયકુમાર કોહારે શિવકુમારને સૌપ્રથમ હોસ્પિટલ ખસેડવા માટે ઈડીને આદેશ આપ્યા હતા અદાલતમાં આવતીકાલે શિવકુમારની જામીન અરજી પર સુનાવણી થશે

નવી દીલ્ફીમાં પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે છે

જેમાં છ લાખ ટન સમુદ્રમાં જઈને જળને પ્રદુષિત કરે છે તેમણે એમ પણ કહ્યું કે પ્લાસ્ટીક કચરાને બાળવાથી શ્વાસ સંબંધિત બિમારીઓ વધે છે

શ્રી પાસવાને કહ્યું કે ઉદ્યોગ સંગઠનો અને વિવિધ સરકારી વિભાગોની બેઠક દરમ્યાન પીવાના પાણીની બોટલના વિકલ્પ અંગે વિયાર વિમર્શ કરાયો હતો

નદીઓના જળ સંગ્રહ કરતા બંધ અને બેરેજમાંથી પાણી છોડાતાં પુરની હ્યુતિ બની છે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બલિયા જીલ્લામાં પુરથી પ્રભાવિત ક્ષેત્રોની મુલાકાત લીધી અને અધિકારીઓને પુરપીડીતોને તમામ મદદ કરે તેવા નિર્દેશ આપ્યા રાજયમાં ગંગા યમુના બેચવા ચંબલ ઘાઘરા અને શારદા જેવી નદીઓમાં પુરને કારણે ફમીરપુર બાંદા બલિયા ઔરૈયા પ્રયાગરાજ ફૈઝાબાદ બારાબંકી ગૌડા વારાણસી અને આગ્રા સહિત વિવિધ જીલ્લાના નીયાણવાળા પ્રદેશોમાં નુકશાન પહોચ્યું છે

બાકી લાપતા લોકોને બયાવવા તપાસ યાલુ છે મુખ્યમંત્રી વાય એસ જગનમોહન રેડૃએ દુર્ધટના અંગે ઉચ્યસ્તરીય તપાસના આદેશ આપ્યા છે

મુંબઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે અર્થ વ્યવસ્થાનો આધાર સુદૃઢ છે અને સરકાર વૈશ્વિક આર્થિક મંદી છતાં દેશની અર્થ વ્યવસ્થાનો ઉચ્ય વૃષ્યદર ફરીથી લાવવા પ્રત્યે સતર્ક છે તેમણે કહયું કે ખાનગી ક્ષેત્ર અને સુધારા માટે મજબુત સરકાર ભારત માટેની અનુક્રળ સ્થિતિ છે

શ્રી સચિનની આ ભારત યાત્રા રોઝનેફટ અને ભારતીય તેલ અને ગેસ કંપનીઓ વચ્ચેની વાતચીત આગળ વધારવાના ઉદેશ્યથી થઈ રહી છે આ યાત્રા વ્લાદીવીસ્તોકમાં પુર્વીય આર્થિક મંચ સંમેલનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી મુખ્ય અતિથી રૂપે સામેલ થયા ત્યાર પછી થઈ રહી છે

જે રાજ્યોમાં ખાણ આવેલી હોય તેવા રાજ્યોના સરકાર ધ્વારા જરૂરી મંજુરી મળ્યા બાદ આગળની કાર્યવાહી કરી શકાશે બે વર્ષ સુધી આ પરવાનગી માન્ય રહેશે આ નિર્ણયથી સેલની પોતાની જરૂરીયાતો પુરી થવાની સાથે સાથે જ દેશમાં ઉભી થયેલી કાયા લોખંડની તંગીને અટકાવવા મદદ મળશે

રોકાણમાં છેતરપીંડીથી જાડાયેલા એક કેસમાં એક સપ્તાહ અગાઉ થયેલા દરોડા બાદ અટકાયત કરાઈ હતી

આ મેય સાંજે સાત વાગે શરૂ થશે